તમજ વનમહોત્સવન આરંભ કરાયો હતો આજરોજ મુખ્યમંત્રી શ્રી રૂપાણીનો જન્મદિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપ ના વરિષ્ઠ નેતાઓએ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી

તેમાં એતિહાસિક સ્મારકો શિવમંદિર જગેશ્વર મંદિર અને સૈયદશાનો કબો અને લખપત વિરાસત વિકાસ પરિયોજના અન ભુજથી ગરૂદવારા અને ફોટ પ્લાઝાને જોડતા રસ્તા વગેરે વિકાસકામો ન નિરિક્ષણ કર્યું હતુ

પાકિસ્તાનથી આવેલા રણતીડ પૂર્વ કચ્છમાં રાપર ભચાઉ તાલુકાના ગામો તેમજ ભજ લખપત તાલુકાના સરહદી ગામોમાં પડાવ નાખ્યો હતો

આ દવાથી ઉભા પાક પર વિપરીત અસર થતી હોઈ તેનો માત્ર ખૂલ્લા સીમ વિસ્તારમાં છટકાવ કરાય છે ખેતીવાડી વિભાગ દવારા તીડ અને તના બચ્ચના નાશ સાથે મોલાતને નુકશાન ન કર તેવી દવા છાંટવામાં આવે છે હાલમાં સર્વેની કામગોરી જયાં પણ તીડના બચ્ચા દેખાય છે ત્યાં નિયંત્રણ કરાતું હોવાનું તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટકશન ઓફીસર અશોક બારૈયાએ જણાવ્યું હતું

તદ ઉપરાંત તાલુકા કક્ષાના ધ્વજવંદન માટે તાલકા મથકે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રટના હસ્તે તેમજ ગ્રામ પંચાયતમાં સરપંચના હસ્તે ધ્વજ ફરકાવવાની સુચના પરિપત્ર દવારા આપવામાં આવી છે તેમજ સોશિયલ મીડીયાના માધ્યમથી આત્માનભર ભારતની થીમ આધારિત પ્રવ્રતિઓ સંદેશાઓ લોકોમાં જાગૂતિ આવે તેમાટે કરવાના રહેશે

કચ્છમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ સરકાર દવારા વિવિધ પગલાંઓ લેવાઈ રહયો છે જેમાં ભીડ થતી હોય તેવા કાર્યક્રમો પર રોક લગાવાય છે જે અંતર્ગત આગામી દિવસોમાં આવતા લોકમેળાઓ કે જેમાં માનવ મહેરામણ ઉમટો હોવાથી સુધારાઈ દવારા આ નિર્ણય લેવાયો છે